તેમણે આઝાદી સમયની પ્રેરક ઘટનાઓથી નવી પેઢીને કથાઓ દ્વારા પરિચિત કરવા અનુરોધ કર્યો

આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશનો કૃષિ ક્ષેત્ર ખેડૂતો અને ગામડાઓ આત્મનિર્ભર ભારતના આધારસ્તંભ છે આ સંકટના સમયગાળામાં પણ આપણા દેશના કૃષિક્ષેત્રે પોતાની તાકાત દેખાડી છે શ્રી મોદીએ ગુજરાતના બનાસકાંઠાના રામપુરા ગામના ઇસ્માઇલભાઈ વિશે વાત કરી

વાર્તાઓમાં પશુ પક્ષીઓ અને પરીઓની કાલ્પનિક દુનિયા બનાવવામાં આવી છે જેથી વિવેક અને બુદ્ધિમતાની વાતો સરળતાથી સમજાવી શકાય તેમણે અમર વ્યાસદ્વારા સંચાલિત વેબસાઇટનો ઉલ્લેખ કર્યો હતો

મહાન સ્વાતંત્ર્ય વીર ભગતસિંહને નમન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે શહીદ ભગતસિંહ પરાક્રમી હોવાની સાથે સાથે વિદ્વાન અને યિંતક પણ હતા પોતાના જીવનની ચિંતા કર્યા વગર તેમણે અને તેમના સાથીદારોએ દેશની આઝાદી માટે ઘણાં સાહસિક કાર્યોને અંત સુધી પહોંચાડયા

પૂજય બાપુના વિચાર અને આદર્શઓ આજે પહેલાંથી પણ વધારે પ્રાસંગિક છે જયારે શાસ્ત્રીજીનું જીવન આપણને વિનમ્રતા અને સાદગીનો સંદેશ આપે છે મોટર વાહન નિયમ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે માલસામાન મોટર વાહન નિયમોમાં સુધારા જાહેર કર્યા છે માહિતી ટેકનોલોજી પોર્ટલ દ્વારા વાહન દસ્તાવેજોની જાળવણી આગામી પહેલી ઓક્ટોબરથી અમલી બનશે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઇન્ફોરમેશન ટેકનોલોજીનો ઉપયોગ અને ઇલેક્ટ્રોનિક મોનિટરીંગના પરિણામે દેશમાં ટ્રાફિક નિયમોનો વધુ સારી રીતે અમલ થશે વાહન ચાલકો અને નાગરિકોને સુવિધા મળશે આ સૂચિત સુધારા માટે યાલાન અને પોર્ટલની વ્યાખ્યા કરવામાં આવી છે જેથી ઇલેક્ટ્રોનિક નિરીક્ષણ અને કાયદાના અમલ માટેની વ્યવસ્થા સુદ્રઢ બનશે લાઇસન્સ સત્તામંડળ દ્વારા ડ્રાયવિંગ લાયસન્સને ગેરલાયક ઠરાવેલ અથવા રદ કરાયેલ હોવાની વિગતો પોર્ટલ પર નોંધવામાં આવશે જશવંતસિંહ નિધન ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી જશવંતસિંહનું લાંબી માંદગી બાદ આજે સવારે દિલ્હીમાં અવસાન થયું છે

તેમણે જુદાં જુદાં સમયે કેન્દ્ર સરકારમાં સંરક્ષણ વિદેશ બાબતો તથા નાણામંત્રી તરીકે કામગીરી કરી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શ્રી જશવંતસિંહના અવસાન અંગે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને તેમને ભાવભીની અંજલી આપી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે ઉત્કૃષ્ઠ સંસદસભ્ય અસાધારણ નેતા અને મેધાવી જસવંતસિંહનું અવસાન દુઃખદાયક છે તેમણે ઘણી પડકારજનક પરિસ્થિતિઓમાં સરળતાથી અગત્યની ભૂમિકા ભજવી છે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ જણાવ્યું છે કે તેઓ પ્રામાણિક સક્ષમ વહિવટકર્તા અને ઉત્તમ સંસદ સભ્ય હતા તેમણે વિવિધ ક્ષેત્રોમાં દેશની સેવા કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જસવંતસિંહજીએ પ્રથમ સૈનિક તરીકે અને ત્યારબાદ રાજકારણ સાથે તેમના લાંબા જોડાણ દરમિયાન દેશની સેવા કરી છે

ડાંગર ખરીદી કેન્દ્ર સરકારે પંજાબ અને હરિયાણામાં લધુ તમ ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવાના આદેશ આપ્યા છે પંજાબ અને હરિયાણાની બજારોમાં ડાંગરનો પાક આવવાની શરૂઆત થતાં કેન્દ્ર સરકારે ભારતીય અન્ન નિગમ દ્વારા ખરીદી શરૂ કરવાનો આદેશ આપ્યો છે બીજા રાજ્યોમાં ડાંગરની ખરીદી આગામી પહેલી ઓક્ટોબરથી થશે

પ્રવાસન અને ગ્રામીણ વિકાસ આ વિષય વસ્તુ સાથે પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં વિશ્વભરમાં પ્રવાસન ઉદ્યોગ ફરી બેઠા થવાનો પ્રયાસ કરી રહ્યો છે રાષ્ટ્રસંઘે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પ્રવાસન ઉદ્યોગની ભવિષ્યમાં ભૂમિકા તથા સાતત્યપૂર્ણ વિકાસમાં પ્રવાસન ઉદ્યોગ કેવી રીતે મદદરૂપ થઇ શકે તે અંગે વિચારણા કરવા અનુરોધ કર્યો છે

આ કાર્યક્રમનો કેન્દ્રિય વિચાર એ છે કે ઉત્તર પૂર્વના વધતા જતા મહત્વને આનંદદાયક સ્થળ તરીકે ઉજાગર કરવામાં આવે જેથી વધુને વધુ પ્રવાસીઓ ત્યાં જઈ શકે ઇશાન ભારત વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે જેનો ઉદ્દેશ ત્યાંના લોકોને દેશના અન્ય ભાગોની નજીક લાવીને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે